પ્રાદેશિક સમાયાર નિકિતા શાહ વાંચે છે

માર્ચ સુધી મુલતવી રખાઇ

વિભિન્ન વર્ગોના લોકોના ટ઼વિટ સંદેશાઓના જવાબો આપતા શ્રી મોદીએ દેશમાં કોરોના સામે લડવા માટે કરી રહેલા તમામ લોકોના પ્રયાસોને બિરદાવ્યા હતા તેમણે કહ્યું હતું કે અસાધારણ કાર્યોને બિરદાવવા માટે મારી પાસે શબ્દો નથી પ્રધાન મંત્રીએ સંશોધકો શોધકર્તાઓ અને ટેક્નોલૉજી ક્ષેત્રના લોકોને તેમના કર્યો દ્વારા પૃથ્વીને એક આદર્શ સ્થાન બનાવવા અનુરોધ કર્યો છે

આ બેઠકમાં ભારતમાં કોરોનાના પરિક્ષણની સુવિધાઓ વધારવા તથા કોરોના સામેની લડતની સજ્જતા મજબૂત બનાવવાના ઉપાયોની ચર્ચા કરવામાં આવી હતી પ્રધાનમંત્રીએ આ રોગ સામે લોકજાગૃતિ કેળવવામાં વ્યક્તિઓ સમુદાયો તથા સંસ્થાઓની મદદથી ખાસ વ્યવસ્થા ઊભી કરવા ઉપર ભાર મૂક્યો હતો તેમણે કોરોના સામેની લડતમાં હવે પછીના પગલાંઓની તૈયારીઓ અંગે વિચારણા કરવાની અધિકારીઓ તથા આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાંતોને સૂચના આપી હતી

હર્ષવર્ધન દિલ્હી કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર હર્ષ વર્ધને જણાવ્યુ છે કે સરકાર કોરોના માટેની ટેસ્ટિંગ કીટ દવાઓ અને આઇશોલેશન વોર્ડની ઉપલબ્ધતા ઉપર યાંપતી નજર રાખી રહી છે તેમણે સ્વાસ્થ્ય મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ તેમજ સફદરજંગ ડોક્ટર રામ મનોહર લોહીયા હોસ્પિટલ અને એઇમ્સના વડાઓ સાથેની એક ઉચ્ય કક્ષાની બેઠકમાં આ પ્રમાણે જણાવ્યુ હતું ગઇકાલે યોજેલી બેઠકમાં તેમણે કેન્દ્ર અને રાજ્ય કક્ષાએ વિભિન્ન મંત્રાલયો રાજ્યો અને વિદેશમાં રાજદ્રતવાસો કક્ષાએ સંકલનથી કરાઇ રહેલા કાર્યોની પ્રશંસા કરી હતી

એન મોદીએ બેઠક યોજી માર્ગદર્શન આપ્યુ હતું અને તકેદારીના ભાગરૂપે ધાર્મિક સહિતના કાર્યક્રમો હાલ મોકુફ રાખવા આગેવાનોને અનુરોધ કર્યો હતો

ગોધરાના કાકણપુર ખાતે ભરાતુ હાર્ટબજાર અગમખેતીના પગલારૂપે બંધ રાખવાનો નિર્ણય કરાયો છે રાજકોટ વહીવટીતંત્ર દ્વારા કોરોના વાયરસના ફેલાવા અંગે જનજાગૃતિ અર્થે માર્ગદર્શિકા બહાર પડાઇ છે લોકોને તકેદારી રાખવા સૂયના અપાઇ છે

ભારત સરકારની મદદથી ગુજરાત સરકારે તેમને પરત લાવવા માટે તૈયારી હાથ ધરી છે આ સમગ્ર મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે ગુજરાતના વિદ્યાર્થીઓ કયાંય પણ ફસાયા હોય તે ગુજરાત સરકારનો સંપર્ક કરતા તરત કાર્યવાહી કરવામાં આવે છે

કોરોના વાયરસના ખતરાના પગલે સાવચેતીના પગલાં રૂપે આ નિર્ણય લેવાયો છે સત્તાવાળા યાદી મુજબ પરીક્ષાઓ આપતા વિદ્યાર્થીઓ શિક્ષકો અને વાલીઓની સલામતીને ધ્યાનમાં લઈને આ નિર્ણય લેવાયો છે

રોજકોટ જિલ્લાના ગોમટા ચોકડી પાસે રસ્તા પર ઉતરવહીઓ પડેલી મળી હતી આ ઘટનાની જાણ થતા રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી તેમજ પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઇ હતી ઉતરવફી પરિવહનની કામગીરીમાં બેદરકારી દાખવનાર શિક્ષણ પોલીસ ગાર્ડ તથા ડ્રાઇવરો સામે પોલીસ ફરીયાદ નોંધાઇ છે સમગ્ર ઘટનાની ન્યાયીક તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્યને સોપાઇ છે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે વિદ્યાર્થીઓ ના ભાવિ સાથે ચેડા કરનારને છોડાશે નહી અને કસૂરવારો સામે સખતાઇથી પગલા લેવામાં આવશે પરીક્ષા મુખ્યમંત્રી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ નવતર પહેલરૂપે વિદ્યાર્થીલક્ષી નિર્ણય જાહેર કર્યો છે અને કોરોના વાયરસની પરિસ્થિતીમાં શાળાઓ બંધ હોવાથી બાળકોનો અભ્યાસ ન બગડે તે માટે ટી વી

વી ચેનલ્સ દ્વારા કરાવવામાં આવશે વિદ્યાર્થીઓ ઘેર બેઠાં ટી વી ચેનલના માધ્યમથી વિષયોનું રિવિઝન અને અભ્યાસ કરી શકશે

વી ચેનલ્સ દ્વારા અપાશે

એસ

તેમણે કહ્યુ કે આવી પહેલ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજય બન્યુ છે

ઉલ્લેખનીય છે કે આ ચૂંટણીમાં ભાજપ તરફથી શ્રી અભય ભારદ્વાજ શ્રીમતી રમીલાબેન બારા અને શ્રી નરહરી અમીત જ્યારે કોગ્રેંસ તરફથી શ્રી શક્તિસિંહ ગોહિલ અને શ્રી ભરતસિંહ સોલંકી ચૂંટણી જંગમાં છે

જેને રાજ્યમાં વ્યાપાક જનપ્રતિસાદ મળી રહ્યો છે જનભાગીદારી થકી યોજાતા આ કાર્યક્રમમાં ઉનાળામાં તળાવો ઊંડા કરવાથી માંડીને કાંપની સફાઈ ચેકડેમોનું ડિસિલિંગ જેવા કામો હાથ ધરાય છે જેના લીધે પાણીના સ્તર ઊંચા આવ્યા છે અને પાણીનું પાણીદાર વ્યવસ્થાપન થયું છે